ડેરીનું સામ્રાજય કબજે કરવા પૂર્વ ચેરમેન વિકાસ પેનલના વિપુલ ચૌધરીની પેનલ છે તો બીજી બાજુ પરિવર્તન પેનલના અશોક ચૌધરીની પેનલ છે બન્ને પેનલો વચ્ચે હરીફાઇ છે

આજે સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન થશે ત્યારબાદ આજ સ્થળે સાડા છ વાગ્યા પછી મતગણતરી હાથ ધરવામાં આવનાર છે યૂંટણીને લઇ કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે

પાટણ સિવિલ હોસ્પિટલમાં જિલ્લા વિકાસ અધિકારી ડી

પારેખની ઉપસ્થિતમાં મોકડ્રિલ યોજાઈ હતી આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો અલ્પેશ સાલવી મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો પરમાર સહિત આરોગ્યની ટીમ ઉપસ્થિત રહેલ

આ બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સરસંઘયાલક મોહનજી ભાગવત સરકાર્યવાહ ભૈયાજી જોશી તથા અખિલ ભારતીય કાર્યકરિણી પૂર્ણ સમય હજાર રહેશે

રાયડાની પણ સારી આવક થઇ હતી કપાસનો પાક લઇને ખેડૂતો માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે સારા ભાવના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

હાલ ધનુર માસ નિમિતે હનુમાનજી મંદિરમાં શાકોત્સવ ઉજવાઇ રહ્યો છે આજે હનુમાનજી દાદાના શાકના શણગાર બાદ ભોજન શાળા ફરી શરૂ કરવાનો લેવાયો નિર્ણય લેવામાં આવ્યો છે